વિજય નેફરાની જગ્યાએ અમદાવાદ મ્યુન્સીપલ કમિશ્નરની જવાબદારી સાંભળી રહેલા મુકેશકુમારે આજથી અમદાવાદમાં માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલી રાખવાનો નિર્ણય કર્યો છે જયારે રેડ ઝોનમાં તમામ બેંક બંધ રહેશે

આ અંગે ડેપ્યુટી મ્યુંન્સીપાલ કમિશનરોને કડક અમલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે અમદાવાદના રેડ અને કકન્ટેટમેન્ટ ઝોનને બીએસેફની પાંચ ટુકડીઓ ઉતારી સીલ કરાશે

આ અંગેની વિગતો આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે ગુજરાતમાં વસતા અન્ય રાજ્યના શ્રમિકોને તેમના વતન પહોયાડવા રેલવે અને ખાનગી બસોની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે પરપ્રન્તીઓ પણ ધીરજ રાખીને સંપૂર્ણ સહયોગ આપે તેવી અપીલ છે તેમને કહ્યું કે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં સૌથી વધુ દ્રેન યુપી બિહાર ઝારખંડ અને ઓડીશા જવા રવાના થઇ છે

મહારાવશ્રી એ સર્વની સુખાકારી માટે અને કોરોના જેવી મહામારી બીમારીને દુર કરવા માટે અને સર્વને રક્ષણ આપવા મા આશાપુરા પાસે પ્રાર્થના કરી હતી રણજીત વિલા પેલેસના સર્વ સ્ટાફ મિત્રો એ વ્યવસ્થા માટે જહેમત ઉઠાવી હતી

કોરોના સંક્રમણનો ફેલાવો થવાની ભીતિ હોવાથી બેન્ક ઓફ બરોડાના વરિષ્ઠ મેનેજર અને કચ્છના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર સંજય સિંહા એ મહિલા ખાતેદારો ને અપીલ કરી છે કે તેઓ બેન્કમાં ધક્કો ખાવાને બદલે ડેબિટ કાર્ડ વપરાતા શીખે અને નજીકના એ ટી એમ માંથી રોકડ ઉપાડતાં શીખી જાય